તમામ મતેદારો માટે સેનીટાઇઝની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી નેહ્લ ઠક્કર પ્રધાનમંત્રી ઓસામ પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે તેઓ આસામના ધેમાજીજીલ્લામાં સિલાપત્થરમાં આયોજીત એક કાર્યક્રમમાં તેલ અને ગેસ ક્ષેત્રની મહત્વપૂ ર્ણ પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંગાળના ઠુગલીમાં કેટલીક રેલ્વે પરિયોજનાઓનું ઉદઘાટન પણ કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પેત્ની અંજલી રૂપણી સાથે રાજકોટમાં પોતાના મતાઘિકારનો ઉપયોગ કર્યો હતો

વિરાટ કોહલી સુકાની અને રોહિત શર્મા ઉપ સુકાની રૂહશે ગુજરાતમાંથી હાર્દિક પંડચા અને અક્ષર પટેલનો સમાવેશ કરાયો છે

જનરલ હોસ્પિટલમાં પ્રવર્તમાન સંજોગો દરમિયાન ઈમરજન્સી દર્દીઓની વધતી ૈસંખ્યા તેમજ ભવિષ્યને ધ્યાનમાં રાખીને હયાત ઈમરજન્સી વોર્ડનું તમામ માળખોકીય સુ વિધા સાથે આધુ નિક ઓપ આપી નવીનીકરણ કરાશ્રે મળતી માહિતી મુજબ અત્યારે કાર્યરત ઈમરજન્સી વોર્ડને નુ તન સ્પર્શ આપી અનેકવિધ સગવડી ઉપલબ્ધ કરાવવામાં આવશે ઈમરજન્સી સાથે બર્ન્સ વોર્ડ પણ સાથીસાથ એ જ સ્થળે બનશે